સુરત ખાતે એલ એન્ડ ટી કંપનીમાં બનેલી એકાવનમી વજ્ર હોવીત્જર તોપને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે કારખાનામાંથી પ્રસ્થાન કરાવ્યું કેન્રિત યમંત્રી મનસુખ માંડવીયાની ગાંધી પદયાત્રાની પહેલી વર્ષગાંઠની ઉજવણી ભાવનગર ખાતે કરાઇ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદમાં સંરક્ષણ ક્ષમતા મહોત્સવનો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધુ

આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંઘે કહ્યું હતું કે લશ્કરી સરંજામના ઉત્પાદનમા ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની નીતિ સફળ રહી છે તે આ તોપના ઉત્પાદન વડે સાબિત થયું છે મેક ઇન્ડિયા ઝુંબેશ વારા ભારતને લશ્કરી સામગ્રીના આયાતકારને બદલે નિકાસકાર દેશ બનાવવાનું સપનું સાકાર કરવા માટે સંરક્ષણ મંત્રી શ્રી સિંઘે ખાનગી ક્ષેત્રનો સહકાર માંગ્યો હતો વૈશ્વિક ટેન્ડરની સ્પર્ધામા તોપ ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી જેવી કંપનીને ફાળે જાય તે ઘટનાને પણ ભારતીય કૌશલ્યના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે તેમણે બિરદાવી હતી

આજે સવારે મણાર ગામે ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતે મંત્રીશ્રી માંડવીયાનું વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૂતરની આંટથી સન્માન કરવામાં આવ્યું હતું એ દરમિયાન મંત્રીશ્રી માંડવીયાએ ગ્રામજનોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ગાંધી પદયાત્રા હવે વિયારયાત્રા બનીને જનજન સુધી પહોંચી છે પદયાત્રાના દોઢસો કિલોમીટરના માર્ગ પર આવતા ગામના લોકોએ મંત્રીશ્રી માંડવીયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે મળીને ગામને રંગોળી દિવાલ સુશોભનથી સજાવ્યા હતા આ યાત્રા સણોસરા લોકભારતી સંસ્થા ખાતે પ્રાર્થનાસભાના કાર્યક્રમરૂપે પૂર્ણ થઇ હતી

લોકોમાં તેલ અને ગેસ જેવા ક્રદરતી ઇંધણની જાળવણી અંગે જાગૃતિ સર્જવાના હેતુથી દેશની જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓ તેમજ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન દ્વારા આ અભિયાન યલાવવામાં આવે છે

આ પ્રસંગે રાજ્યપાલે પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાતમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી તેમણે ખાતરી આપી હતી કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના કરકસર ભર્યા ઉપયોગ માટે કટીબદ્ધ છે તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા ના સાધનો વિકસાવવા ઉપર ભાર મુક્યો હતો

એસ

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ વંચિત વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર તેમણે ઉમેર્યું હતુ કે રાજ્ય સરકાર પ્રો એકટીવ પ્રો પીપલ છે

ઝાલાવાડમા ધ્રાંગધ્રા ખાતે નાગરિકતા સુધારા કાયદાનું સમર્થન કરતી લોક રેલી જિલ્લા ભાજપ એકમ દ્વારા યોજાઇ ગઈ જેને શહેરના ભ્રમણ દરમયાન વ્યાપક આવકાર મળ્યો હતો ભાજપ કાર્યકરો સાથે સ્થાનિક સામાજિક આગેવાનો પણ રેલીમા જોડાયા હતા અને આ કાયદા વિષે ફેલાવાતી ભ્રમણાનો ભોગ નહીં બનવા લોકોને અપીલ કરી હતી

પ્રજાએ સ્વયંભૂ લખેલા આ પોસ્ટકાર્ડ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ આઈ

જાડેજાને રેલી બાદ અર્પણ કરાયા હતા

આ અંગે રાજ્ય યૂંટણી પંચ દ્વારા આદેશ બહાર પડાયો છે કે દુકાનો કારખાના કે અન્ય સ્થળે કામ કરતાં કર્મચોગી કે કર્મચારી મતદાનથી વંચિત રહે નહીં તે માટે તેમણે રજા આપવાની રહેશે ખાનગી વેપાર ધંધા અને કારખાના સાથોસાથ સરકારી કચેરી વીમા કંપની અને રેલ્વે પોસ્ટ તેવા તંત્ર નો પણ આ બાબતમા સમાવેશ કરવામાં આવ્યો છે

અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો ગરમાવો જોવા મળી રહ્યો છે ગઈકાલે ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા જ્યાં હોટેલમાં તેમનુ ગુજરાતની ઓળખ એવા રાસ ગરબા તેમજ ભારતની પરંપરા પ્રમાણે ફૂલહાર અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું આજે સવારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ એ પ્રેક્ટિસ કરી હતી જ્યારે બપોર પછી ભારતીય ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરી હતી આવતીકાલે બપોરે એક વાગે ટોસ ઉછાડવામાં આવશે ઓસ્ટ્રેલિયા સામે પહેલો વનડે મેચ હાર્યા બાદ ભારતીય ટીમે સિરીઝમાં ટકી રહેવા આ મેચ જીતવો જરૂરી છે દરમ્યાન ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ અથ્યરે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રથમ મેચમાં અમારૂં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું

લિયા તરફથી યોજાયેલી પત્રકાર પરિષદમાં ઓસેમ્લિયાના ખેલાડી એડમ જામપાએ જણાવ્યું હતું કે વિરાટ કોહલીને અમે હળવાશથી લઇશું નહીં

વલસાડના સ્ટેડિયમ ઉપર અત્યાર સુધી બી સી સી

ડી સી